તેમાં ખાનગી ક્ષેત્રની નવ ફજાર હોસ્પિટલો પણ છે લોકસભામાં આરોગ્ય ને પરીવાર કલ્યાણ રાજયમંત્રી શ્રીનીકુમાર ચૌબેએ આ માહિતી આપી હતી

આઠ વર્ષ પહેલા નિર્ધારીત લક્ષ્યાંક પહેલા દેશમાં પોલીયો નાબુદ કરાયો હતો આજે નવી દિલ્હીમાં વિશ્વ એઇડસ વિરોધી દિવસની ઉજવણી અંગેના સમારોહમાં બોલતાં શ્રી હર્ષવર્ધને જણાવ્યું કે માનવતા માટે સ્વૈચ્છિક રકતદાન એ મહત્વનું થોગદાન ગણાય

નવેમ્બર મહિનામાં રજૂ કરાયેલા રિટર્નની સંખ્યા પણ વધી છે

ટેકા ના ભાવે ખેત પેદાશ વેચવા માંગતા ખેડૂત માટે પોતાના માલ અને જથ્થા નુ વર્ણન ધરાવતી નોંધણી ઓનલાઇન કરવી ફરજિયાત છે

ત્રણ વર્ષ અગાઉ આઇઆઇટી ખડગપુર કચ્છ યુનિવર્સીટી ડેક્કન કોલેજ કલકત્તા યુનિવર્સીટી અને પી આર એલ લેબના સંયુક્ત પ્રયાસોથી કચ્છના મોટા રણમાં કાળાડુંગર અને વિઘકોત વચ્ચેના વિસ્તારોમાં કરાયેલ સંશોધન દરમિયાન અહીંથી માટીના વાસણો મોટી માત્રામાં હાડકા અને ચારકોલ મળી આવ્યા હતા જેનું ઓપ્ટીકલી લ્યુમીનેશન્સ અને રેડિયોકાર્બન પધ્ધતિ દ્વારા પૃથક્કરણ કરાતાં આ અવશેષો લોહયુગના હોવાનું ફલિત થયું હતું આ ઉપરાંત વિઘકોત આસપાસનો વિસ્તાર એશિયા અને ચીન સાથેના વેપારમાર્ગનું ટ્રેડ સેન્ટર હોવાનું તારણ પણ સંશોધકો એ શોધીન કાઢ્યું છે કલ્પના શાહ્ મિશન ઇન્દ્રધનુષ્ય જીલ્લામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માતા અને બાળ મૃત્યુદર ઘટાડવા માટે રસીકરણથી વંચિત જન્મ થી ર વર્ષના બાળકો તથા સગર્ભા માતાઓને મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત આજથી રસીકરણ કરવાની શરૂઆત થશે

પી એન કન્નારે જણાવ્યું હતું

અને એ દ્વારા ધર્માર્થની સાથે પરમાર્થની ભાવના યરિતાર્થ કરવાના પ્રયાસ કરાયો હતો ત્યારે નખત્રાણા તાલુકાના પાર્શ્વ વલ્લભ ઇન્દ્રધામ તીર્થ ખાતે માકપટ જૈન ગુર્જર સમાજના દીક્ષા મહોત્સવમાં વરસીદાનના વરઘોડા સહીત વિવિધ આયોજનોમાં સાધુ સાધ્વીઓ તેમજ મોટી સંખ્યામાં જૈન પરિવારો ભાગ લઇ રહ્યા છે